એસ પવાર હાજર રહ્યા હતા આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે પોરબંદર ખાતે વિમાન ટુકડી કાર્યરત બનતા અરબી સમુદ્રમાં હવાઈ પેટ્રોલિંગ દરિયામાં ફૂ દુર સુધી કરવુ સંભવ બનશે ગઈકાલે શરૂ થયેલી છઠ્ઠી એર સ્કોર્ડન પાસે રહેલા આધુ નિક વિમાન લડાઈ માટે પણ સજ્જ છે

એલ ડી રહેશે આરતીબેન ભદ્દ શ્રીજાવડેકર માહિતી અને પ્રસારણ પ્રધાન માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યુ છે કે કેન્દ્ર સરકાર દ્રારા જાહેર કરાચેલી તમામ યોજનાઓ અને તેના સંબંધિત પાસાઓને જુદા જુદા મંત્રાલયો સાથે સંકલનમાં રહી આકાશવાણી અને દુરદર્શન દ્રારા પ્રસાર ભારતી નિયમિતપણે પ્રસારીત કરવામાં આવે છે

આરતીબેન ભદ્દ ફાસ્ટેગ મુલતવી કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ફાસ્ટેગના ફરજીયાત અમલીકરણને પંદર ડિસેમ્બર સુ ધી મુ લતવી રાખવાનો નિર્ણય લીધો છે

મળતી માહિતી અનુસાર કેટલાક રાજય અને જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા વધુ હોવાથી ઘણા વાહનોમાં ફાસ્ટેગ લગાવવાની પ્રકિયા પુર્ણ થઈ ન હોવાથી ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો ન લાગે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે

પરિણામે ટ્રક માલિકોને પુરતો ધંધો મળી રહેશે અને અચ સંલગ્ન ધંધાર્થીઓને રાહત મળી રહેશે આરતીબેન ભદ્દ જી

જનરલ હોસ્પિટલમાં બે ખેલાડીઓને રમત દરમિયાન મગજમાં ઈજ્જા થવાને કારણે હેમરેજ થતા તેમનાં તાત્કાલિક ઓપરેશન કરી તેમને ઉગારી લેવામાં આવ્યા હતા ભુજ ખાતે એક બોક્સિંગ રમતમાં માથામાં ગંભીર ઈજ્જા થતા બે બોક્સરો બેભાન હાલતમાં અત્રેની જી

જનરલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત એટલી નાજુક તી કે કચ્છ બહારની હોસ્પિટલમાં મુકી શકાય તેમ ન હતા ન્યુ રોસર્જન ડો ભાવિન પટેલનાં જણાવ્યા અનુ સાર બંને દર્દીઓને મગજનાજમણા ભાગ ઉપર પંચ વાગતા મગજની અંદરની નાની નસ ફાટી જતા મગજનું હેમરેજથયું હતું પરિણામે દર્દીની પરીસ્થિતિ નાજુક થઇ ગઈ હતી તેનું ભુજ અદાણી સંચાલિત જી

જનરલ હોસ્પિટલમાં જ સફળ ઓપરેશન કરાયુ હતું જી

માં ન્યુ રો સર્જન વિભાગ ચાલુ થતા માર્ગ અકસ્માત્ર મગજનું હેમરેજ તેમજ બન્ને મગજને લગતી ઈમરજન્સી સારવાર શસ્ત્રક્રિયા શરુ કરવામાં આવતા આ પ્રકારના દર્દીઓને લાભ મળતો થયો છે